પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

અગ્રેસર રફીને રાષ્ટ્રનું રોલ મોડલ બન્યું છે રાજ્ય સરકારે બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતીના આક્ષેપોની ચકાસણી માટે ખાસ તપાસ ટુકડી સીટની રચના કરી રાજ્યમાં બનતા દુષ્કર્મોની તટસ્થ તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરાશે એમ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે સ્ટેચ્યુ ઓફ લીબર્ટી કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોનારા પ્રવાસીઓની સંખ્યા દોઢ ગણી વધી

ગઇકાલથી થયેલો પ્રારંભ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પોલીસ મથકોમાં મહિલા સહાય એકમો દરેક રાજ્યોમાં

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પારદર્શી અને સ્વચ્છ પ્રશાસન સાથે રાજ્યમાં ઉદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશનો જે વ્યાપ વિસ્તર્યો છે તેના ફલશ્રુતિ સ્વરૂપે આ રોકાણોમાં વધારો થયો છે

ડી

ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રીએ શ્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં ગઇકાલે આ જાહેરાત કરી છે ચાર સભ્યોની આ તપાસ ટુકડી સચિવ શ્રી કમલ દયાનીના અધ્યક્ષપદે રચવામાં આવી છે

સભ્ય સચિવ તરીકે જવલંત ત્રિવેદી રહેશે આ સમિતિ દસ દિવસમાં તેનો તપાસ અહેવાલ રજૂ કરશે અને ત્યાં સુધી પરિણામ જાહેર નહીં કરવાનું તેમણે જણાવ્યું હતું શ્રી જાડેજાએ કહ્યું કે ગૌણસેવા પસંદગી મંડળને મળેલી તમામ ફરીયોદો પણ આ સમિતિને સોંપી છે તેઓ ઉમેદવારોની રજૂઆત સીસીટીવી ફૂટેજ તથા અન્ય તમામ આરોપો રજૂઆતનો અભ્યાસ કરી અહેવાલ આપશે

એમ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ હતુ કે રાજ્યસરકારે દુષકર્મની ઘટનાઓને દુઃખદ ગણાવીને કસૂરવારોને કડકમાં કડક સજા થાય તે માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે આ કમિટી દર પંદર દિવસે મળશે અને તે અંગે વિસ્તૃત સમીક્ષા કરશે મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યુ કે આ કમિટી રાજ્યાના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષતામાં રચાશે

અને પીડીત પરિવારને તમામ મદદની ખાત્રી આપી હતી મંત્રીશ્રીએ ઉમેર્યું કે દુષ્કર્મમાં ભોગ બનનારને સહાયરૂપ થવા માટે તથા ઝડપી અને ન્યાયિક તપાસ થાય તે માટે તેમને પેરવી ઓફિસરની સેવાઓ પુરી પડાશે તેમજ આવા કેસોને ફાસ્ટ ટ્રેક મોડ પર ચલાવવા માટે ગુજરાત હાઇકોર્ટને વિનંતી પણ કરાશે ઉપરાંત ભોગ બનનારને સહાયરૂપ થવા માટે વિક્ટીમ કોમ્પેનસેશન ફંડ હેઠળ સહાય પણ આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું સ્ટે ચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા લોકોની સંખ્યા અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નિહાળવા આવતાં લોકો કરતાં દોઢ ગણી થઇ છે

જયારે અમેરિકાની સ્વતંત્રતાની દેવીની પ્રતિમા જોવા રોજના દસ હજાર લોકો આવતા હોવાનો અંદાજ છે

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે પ્રાકૃતિક કૃષિ દ્વારા ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે નવો જ અધ્યાય શરૂ થઇ રહ્યો છે પ્રાકૃતિક કૃષિથી ગામના પૈસા ગામમાં અને શહેરના પૈસા શહેરમાં રહેશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતો સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અપનાવી ગુજરાતને સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડલ સ્ટેટ બનાવશે છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતો પાસેથી આઠ હજાર કરોડ રૂપિયાની ખેતપેદાશોની ખરીદી કરી છે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

દ મણ વર્કશો પ પીઆઈબી અમદાવાદ દ્વારા દમણમાં સચિવાલય ખાતે આજે સવારે દમણના પત્રકારો માટે મીડીયા વર્કશોપ યોજાશે આ વર્કશોપનો હેતુ ગ્રામીણ ક્ષેત્રના પત્રકારો સાથે સીધો સંવાદ સાધવાનો છે વાર્તાલાપ અંતર્ગત મીડીયાને લગતા જુદા જુદા વિષયો પર નિષ્ણાતો દ્વારા વક્તવ્ય આપવામાં આવશે

આ સંદર્ભ માં હવામાન ખાતા એ આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર માં છુટો છવાયો વરસાદ ઠેર ઠેર થઈ શકે છે માવઠું થવાની શક્યતા છે તેવા જિલ્લા માં પોરબંદર ગીરસોમનાથ અને જુનાગઢ નો સમાવેશ થાય છે

આ વર્ષે પ્રસિધ્ધ શિક્ષણવિદ કૃષણકુમાર શિક્ષા સફલ કર્યો નહી હોતી એ વિષય પર વ્યખ્યાન આપશે અત્રે ઉલેખનીય છે કે વ્યાખ્યાન આપનાર પ્રાધ્યાપક કૃષ્ણકુમાર દિલ્હી વિશ્વવિદ્યાલયમાં શિક્ષણના અધ્યાપક અને એન

ટી ના નિર્દેશક રહી યૂક્યા છે તેમણે હિન્દી અને અંગ્રેજીમાં અનેક પુસ્તકો લખ્યા છે

વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાને રાખીને રાજ્યમાં પ્રથમવાર કોઇ ખાનગી શાળાનો વહીવટ પોતાના હસ્તક લીધો છે